પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે રાજ્યમાં લોકડાઉન નઠીં કરવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાને વધતો અટકાવવા તમામ પગલા લેવામાં આવ્યા

ભારત ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટવેન્ટી ટવેન્ટી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં શરૂ થઇ રહી છે

મ્ખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે તમામ પગલાં લેવામાં આવ્યા છે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 રવિવારે પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે દરરોજ રાત્રે નવ વાગ્યા સુધી રસી અપાશે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

આજે પત્રકાર પરિષદમાં બોલતાં તેમણે કહ્યું હતું કે સુરતમાં કોરોનાના કેસ જરૂર વધ્યા છે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 શ્રી પાટીલે કોઇનેય સુરત શહેર નહીં છોડવા અને માત્ર સાવચેતી રાખવા અપીલ કરી હતી વિવિધ પગલા કોરોના રાજ્યમાં કોરોનાના કેસોને વધતા અટકાવવા માટે મહાનગરો સહિત અન્ય શહેરોએ પણ અનેક પગલાઓ લીધા છે રાજકોટના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એ

સિંહે વિવિધ મોલની મુલાકાત લઇને ચકાસણી હાથ ધરી છે રાજકોટના દરેક મોલમાં માસ્ક સેનેટાઇઝર અને સોશ્યિલ ડિસ્ટન્સની જાળવણી માટે સુચના આપવામાં આવી છે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત કુબેર ભંડારી ખાતે આજથી અન્નક્ષેત્ર અને ધર્મશાળા બંધ રાખવાને નિર્ણય કરવામાં આવ્યો છે છોટા ઉદેપુરમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાઇ તે માટે સાપ્તાહિક હાટ બજાર સભા સરઘસ અને ધાર્મિક મેળાવળા યોજવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે

દાહોદ જિલ્લામાં હોળીના તમામ મેળાઓ પર જિલ્લા કલેકટર શ્રી વિજય ખરાડીએ પ્રતિબંધ મુક્વો છે શ્રી ખરાડીએ કહ્યું છે કે હોળી ધુળેટીની ઉજવણીમાં મોટા પાયે ભીડ એકત્ર થવાની સંભાવના ધ્યાને રાખીને બંને તહેવારો સાથે યોજાતા પરંપરાગત મેળાઓ ડાંગ દરબાર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને દાહોદ જિલ્લા કલેકટર વિજય ખાડીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને અને બજારોને સેનેટાઇઝ કરવાનો સમય મળી રહે તે માટે આ રવિવારે સમગ્ર જિલ્લામાં વાણિજ્ય પ્રવૃત્તિઓ બંધ રાખવા પ્રતિબંધ ફરમાવ્યો છે

પાટણ પોલીસના વડા અક્ષયરાજ મકવાણાએ લોકોને માસ્ક પહેરવા અપીલ કરી દીવમાં પણ વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને પર્યટન સ્થળો બંધ રાખવાનો આદેશ કર્યો છે સંઘ પ્રદેશ દીવમાં આજથી બીચો બગીયાઓ તથા અનેક પર્યટન સ્થળો બંધ કરાયા છે

લિંબાયત ઝોન વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ધન્વન્તરી રથના કર્મચારીઓ સાથે અસરકારક કામગીરી માટે ચર્ચા કરી અને સઘન કામગીરી માટે સુચના આપી અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ શહેરમાં ટેસ્ટીંગ અને સર્વેલન્સની કામગીરી સઘન બનાવાઈ છે

તેનું મુખ્ય કારણ ગુજરાતમાં સલામતી રોડ રસ્તા ઔદ્યોગિક નીતિ સ્કીલ્ડ લેબર વીજળી જેવી ઉપલબ્ધતા ખૂબ સરળતાથી મળી રહે છે

આ પાર્કના નિર્માણ માટે આશરે રૂ

દાંડી યાત્રા સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીયાત્રા આજે નવમા દિવસે ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કારેલી ખાતે પહોંચી છે આ યાત્રા આઠ દિવસ ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાંથી પસાર થશે કારેલી ગામમાં કારેલી ગામે દાંડીફૂચ યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર ડો

મોડિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરવિંદ વિજયન રાજ્યના પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી સહિત અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ યાત્રીઓને સૂતરની આંટી પહેરાવી હતી

ભારત ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી વિજયનું પુનરાવર્તન કરવાના ઇરાદા સાથે ઉતરશે ઇંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી છે

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું કોઇપણ બાળકની એકલતા દૂર કરનારું નાનકડું પંખી એટલે ચકલી આધુનિક ઉપકરણો નહોતાં ત્યારે આંગણાનાં પક્ષીઓ બાળકના જીવનનાં મહામૂલો વૈભવ હતા આજે તેનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે

જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ ગોખલા વિનાનાં મકાનો અને બગીચાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવાના મુખ્ય કારણો છે ગીર સોમનાથજીલ્લાના વેરાવળ તાલુકાના દેદા ગામના અશ્વીનભાઇ બારડની દુકાન પાન પ્રોવીઝન સ્ટોરમાં દુકાનની છાપરાની છત હુંકમાં ઠેર ઠેર ચકલીઓના રહેવા ઉછેરના માળાઓ લટકાવ્યા છે

ચકલીઓને પાણી પીવા માટે પ્લાસ્ટિક નાની નાની કુંડીઓ તથા દુકાનની પરસાળમાં દાણા ચણી શકે તે માટેની પ્લેટો ઉપરાંત જાતે બાજરો ચોખા મગ મગદાળ વારંવાર નાખતારહે છે